પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

આ ટીમ બે દિવસ ગુજરાતમાં રોકાશે ટીમના સભ્યો ગઈ મોડી સાંજે વિમાન માર્ગે સુરત પહોંચ્યા હતા

કેન્દ્રીય ટીમના સભ્યો આજે સવારે સુરતમાં ફિલ્ડ વિઝીટ કરશે અને બપોરે અમદાવાદ આવશે અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની મુલાકાત લીધા બાદ અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજશે આ ટીમના સભ્યો આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે

કેન્દ્રીય ટીમ સાથે અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય અગ્ન સચિવ ડોક્ટર જ્યંતિ રવિ ટીમ સાથે રહેવાના છે સમગ્ર રાજ્યમાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિના સંદર્ભમાં રાજ્યની શાળાઓ ક્યારે અને કેવી રીતે શરૂ કરવી તે અંગે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ રાજ્યના શિક્ષણવિદો સાથે વેબિનાર દ્વારા પરામર્શ કર્યો હતો

આ વેબીનારમા રાજ્યના શિક્ષણવિદો સર્વશ્રી વિદ્યુતભાઈ જોશી શ્રી ભદ્રાયુ વછરાજાની શ્રી અરુણભાઈ દવે શ્રી શાહબુદ્દીન રાઠોડ શ્રી ગિજુભાઈ ભરાડ ઉપરાંત શ્રી કિરીટભાઈ જોશી વગેરે એ ઉપસ્થિત રહીને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા શિક્ષણવિદોએ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ કર્યા બાદ દર અઠવાડિયે ફરજિયાત વિદ્યાર્થીઓનુ મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ ઉપરાંત સેનિટાઇઝેશનની વ્યવસ્થા માટે ગ્રામકક્ષાએ તેની બનાવટની વ્યવસ્થા અંગે પણ વિચારી શકાય ઉચ્ચ ધોરણો પ્રથમ શરૂ કરવા જોઈએ વગેરે સૂયનો પણ શિક્ષણવિદો એ કર્યા હતા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે આ વેબિનારમાં જે કંઈ સૂચનો મળ્યા છે તેના પર શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે વિયારણા કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય પણ કરાશે

ગઈકાલે સુરત અને અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે પાંચ પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિય દાસજી સ્વામીનો નશ્વર દેહ પાંચ મહાભૂતમાં વિલીન થયો ત્યારે તેમના બહોળા અનુયાથી વર્ગે ઘેર બેઠા તેમના અંતિમ દર્શન ઓનલાઇન કર્યા હતા કોરોના સંક્રમણ ખાળવા માટે હરિભક્તોને મંદિર પરિસર તરફ નહીં આવવાની કડક સૂચના અપાઈ હતી અને તેનું અનુશાસનબધ્ય પાલન પણ થયું છે કોરોના પોજિટિવ હોવાનું નિદાન થયા બાદ આચાર્ય પુરૂષોત્તમપ્રિય દાસજી સ્વામી ઘણા દિવસથી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગઇકાલે તેમના દેહાવસાનની જાહેરાત મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કરવામાં આવતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વબ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્વામીજીને ટ્વીટ વડે અંજલિ આપતા કહ્યું છે કે માનવ માત્ર પ્રત્યે કરુણા ભાવ દાખવી સમાજસેવાનો ઉમદા દાખલો તેમણે બેસાડયો છે તેમણે ઉમેર્થુ હતું કે ધર્મ સાથે સમાજ સેવા ને લીધે તેઓ ની ખ્યાતિ દેશવિદેશ માં પ્રસરી હતી ગૃહ મંત્રી અમિત શાહ એ જણાવ્યુ છે કે સ્વામીજી એ મૂલ્યોના સિંયન વડે લાખો માનવ જિંદગીને ઉન્નત બનાવી હતી અને નિસ્વાર્થ સેવા કરવાનો તેમનો ઉપદેશ માનવજાતને સર્વની ભલાઈ કરવાની પ્રેરણા સદાય આપતો રહેશે

અમદાવાદ શહેરમાં ગત મોડી સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો જેમાં પણ રાત્રે નવ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો

હવામાન ખાતાની આગાહી મુજબ આજે શહેરમાં ઝરમર વરસાદથી લઈને હળવા ઝાપટાં પડવાની શક્યતા છે અમદાવાદ શહેરના નીયાણવાળા વિસ્તારો મણિનગર વટવા સરખેજ ઓઢવ વિરાટનગર દૂધેશ્વર વસ્ત્રાલ ઇસનપુર ઘોડાસર જશોદાનગર રામોલમાં પાણી ભરાયા હતા

અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને ગઈકાલે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો